તેમણે આ ઝુબેશમાં મોટી સંખ્યામાં જોડાવા અનુ રોધ કરતા કહ્યુ કે આ ઝુબેશ વર્તમાન શ્રેષ્ઠ ભારતીય એપને પ્રોત્સાહન આપશે તથા નવી એપ વિકસાવવાની પ્રેરણા આપશે પ્રધાનમંત્રીએ જણાવ્યુ હતું કે ઈ લર્નિંગધરેથી કામકાજ કરવુરમતો વેપારમનોરંજન જેવા ક્ષેત્રોમાં હાલમાં કાર્યરત એપને શોધી તેને પ્રોત્સાહન આપવામાં ભારત સરકાર જરૂરી સહાય આપશે એવીજ રીતે એપ વિકસાવવા માટે સરકાર મદદ કરશે આ બંન્ને શ્રેણીના પરિણામો ભારતમાં શ્રેષ્ઠ એપ શોધવામાં તથા નવી એપ વિકસાવવા ભારતીય યુ વાધનને પ્રોત્સાહન આપશે

ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને રાજયના શિક્ષણ મંત્રી ભુ પેન્દ્રસિંહ યુ ડાસ્માની કચ્છ મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને ગાંધીનગર બેઠકના ધારાસભ્ય સી

કોગ્રેસ પક્ષે અબડાસ વિધાનસભા બેઠક અંગેની જવાબદારી પક્ષના વરિષ્ઠ નેતા સી

તેમની બે દિવસની કચ્છ મુલાકાત દરમ્યાન તેમની સાથે કોંગ્રેસના પ્રદેશ તથા જીલ્લા કક્ષાના અગ્રણી નેતાઓ જીલ્લામાં નખત્રાણાઅબડાસા અને લખપત તાલુકાના કાર્યકરો આગેવાનો સાથે બેઠકો યોજી પેટાયુંટણી અંગેના વ્યુ હ ર યના ઘડશે તેમ કોંગ્રેસના પ્રવક્તા ગનીભાઈ કુંભારે જણાવ્યુ હતું આશુતોષ અંતાણી ભુ જ પોલિસ ચેકિંગબાઈટ કચ્છ માં કોરોના સંક્રમણનો ફેલાવો રોકવા માટે લોકો સામાજિક અંતર નું પાલન કરે અને માસ્ક પહેરવાનો આગ્રહ્ રાખે તેનુ કડક ચેકિંગ પોલીસ તંત્ર દ્વારા થઈ રહ્યું છોઈકાલે ભુજ શહેર ની મુખ્ય સડકો તથા નાની મોટી બઝારો માં પોલીસ ટુકડીઓ ્વારા પગપાળા પેદ્રોલિંગ યોજાયું હતું અને કસૂરવાર ને દંડ કરાયો હતો પશ્ચિમ કચ્છ ના પોલીસ વડા સૌરભ તોલમબીયા એ લોકો ને અપીલ કરી છે કે સરકારે બહાર પડેલા જાહેરનામા નો સૌ અમલ કરે અને કોરોના ફેલાતો અટકાવે

અપર એર સકર્યુલેશનની અસર હેઠળ આજે સવારથી જ જીલ્લામાં વરસાદી વાદળો છવાયા હતા અને ભારે ઉકળાટ અને બફારાબાદ કેટલાક વિસ્તારીમાં ઝરમરથી ઝાપટા સુ ધીનો વરસાદ થયો હોવાનું જાણવા મળે છે બંદરીય શહેર માંડવીમાં આજે સૌથી વધુ વરસાદ થયો હતો માંડવી શહેર ઉપરાંત તાલુકાના બિદડાકોડાતલવાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઝાપટાંથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા

જથારે જીલ્લાના અન્ય સ્થળોએથી પણ ઝાપટાં સુ ધીનો વરસાદ થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે

જો કે અનલોક ર ની અસર હેઠળ મોટાભાગે કોઈ જાહેર કાર્યક્રમો ચોજાયા નથી પરંતુ ઘણા સ્થળોએ ગુ રૂપુજન અને શિક્ષક સન્માન જેવા કાર્યક્રમીનું આયોજન કરવામાં આવ્યુ હતું ભુજ ખાતે સંસ્કાર ભારતી દ્રારા ગુરૂશિષ્ય પરંપરા અંતર્ગત સંગીતક્ષેત્રના બે કલાગૂરૂઓનું તેમના નિવાસ સ્થાને જઈ સન્માન કરવામાં આવ્યુ હતું જેમાં સંગીત શિક્ષક તરીકે પ્રેરણાદાય બનેલા અને અંધ કલ્યાણ સમિતિની સ્થાપનામાં મહત્વની ભુમિકા ભજવનારા પ્રજ્ઞાયક્ષુ સંગીતકાર એલએન ગઢવી તેમજ તનસુખ પરમારનો સમાવેશ થાય છે શ્રી પરમાર આકાશવાણી ભુજ સાથે પણ સંકળાયેલા રહ્યા છે